નેટવર્કની કામગીરી પ્રરી થઈ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આગ્રા મેટ્રો ટ્રેન સુવિધાનો નિર્માણ કાર્યનો આજે શુભારંભ કરાવ્યો

આજે સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દિલ્ઠી પોલીસની ખાસ ટ્રકડીએ શહેરના શકરપુર વિસ્તારમાં કરેલી દરોડની કાર્યવાહીમાં પાંચ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રા ખાતે મેટ્રો ટ્રેન સુવિધાના નિર્માણ કાર્યનો આજે સવારે વીડીયો માધ્યમથી શુભારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું

તે તેમની સરકારને ઓળખ છે શ્રી મોદીએ કહ્યું કે આગ્રાની પોતાની આગવી ઐતિહાસિક ઓળખ છે તેમાં મેટ્રો દ્વારા આધિનિક્તાનું પરિબળ ઉમેરાયું છે

મી લાંબા બે કોરીડોર બનાવશે અને તેના ધ્વારા તાજમહેલ સફીતના આગ્રાના વિવિધ પ્રવાસન સ્થળો એકસાથે જોડી શકાશે

મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સેના ઘ્વજ દિન આજે સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ માતૃભૂમિ માટે શહિદ થનાર જવાનો ખાસ કામગીરી કરતી વખતે દિવ્યાંગ બનેલા સૈનિકો અને તેમના કુટુંબિજનો પ્રત્યે આદરની ભાવના સાથે ઉદાર હસ્તે ફાળો આપવા નાગરોકને વિનંતી કરી છે

અને ઘણા સૈનિકોએ દેશ અને નાગરિકોના રક્ષણની કામગીરી કરતી વખતે પ્રાણનું બલિદાન પણ આપ્યું છે આ બહાદૃર અને રાષ્ટ્રપ્રેમિ સૈનિકોને સલામ કરીને તેમને સમર્થન આપીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજનો દિવસ દેશ માટે કોઈપણ અપેક્ષા વિના બલિદાન આપવા સજ્જ રહી અસાધારણ સેવા આપનાર બહાદૂર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપતા જણાવ્યું હતું કે બહાદૂર સૈનિકો અને તેમના પરિવારો પ્રત્યે નાગરિક એક્તા દર્શાવવાનો દિવસ છે દિલ્હી પોલીસ ધરપકડ દિલ્ઠી પોલીસની ખાસ ટ્રકડીએ શહેરના શકરપુર વિસ્તારમાં કરેલી દરોડની કાર્યવાહીમાં પાંચ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા પાંચમાંથી બે આરોપીઓ પંજાબના છે અને ખાલીસ્તાન ચળવળ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આરોપ છે જ્યારે બાકીના ત્રણ આરોપીઓ કાશ્મીરમાં છે

આ બેઠકમાં શાંતિ પ્રક્રિયા આગળ ધપાવવા અને બાકી રહેલા કેદીઓ મુક્ત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુમેળભરી પરિસ્થિતિ માટેની અફઘાનિસ્તાનની પરિષદની સમિતિની બેઠક ગયા શનિવારે કતારમાં યોજાઈ ગઈ અને અમેરીકાએ આ બેઠક યોજવાને સમર્થન આપ્યું હતું

ગઈકાલે કેન્દ્રીય સમિતિએ ચેન્નાઈ એંગલપદુ તથા તીરૂવલ્લુવર જિલ્લાની મુલાકાત લીધી હતી કેન્દ્રીય સમિતિના સભ્યો આવતીકાલે ચેન્નાઈમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે યર્યા વિયારણા કરશે ત્યારબાદ દિલ્ફી પાછા ફરીને પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે આ અહેવાલના આધારે કેન્દ્ર સરકાર નીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો અને લોકો માટે પેકેજની જાહેરાત કરશે